પ્રધાનમંત્રી આજે રાંચીમાં કિસાન માન ધન યોજના અને ખુદ્ર વેપારી દુકાનદાર સ્વરોજગાર પેન્શન યોજનાનો આરંભ કરશે

ભારતે દક્ષિણ કોરિયા અને જાપાનને મુક્ત વેપાર કરારની સમીક્ષા કરવા વિનંતી કરી

ડીઆરડીઓએ સ્વ બનાવટના મેન પોર્ટેબલ ટેન્ક વિરોધી ગાઈડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

શ્રી મોદી એકલવ્ય નિવાસી શાળાઓનો પણ આરંભ કરશે

પ્રધાનમંત્રી ઝારખંડ વિધાનસભાના મકાનને ખુલ્લુ મૂકયું તથા રાંચીમાં નવા સચિવાલય માટે ભૂમિપૂજન કરશે તેઓ સાહેબગંજ ખાતે ટર્મિનલને પણ શરૃ કરશે પ્રધાનમંત્રી મોદી થોડીવાર પહેલાં રાંચી પહોંચ્યા છે ઝારખંડના રાજ્યપાલ લ્રોપદી મુર્મ્ અને મુખ્યમંત્રી રધુવર દાસે વિમાનમથકે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું

તેઓ નવી દિલ્હીમાં શાંઘાઈ સહયોગ સંગઠનના પ્રથમ લશ્કરી તબીબી પરીષદ ઉદ્ઘાટન સત્રમાં બોલી રહ્યા હતા મંત્રીએ કહ્યું કે યુદ્ધના નવા અને બિન પારંપરીક ઉપાયો એ પડકાર છે તેમણે કહ્યું કે ન્યુક્લીયર કેમીકલ્સ અને જૈવ યુદ્ધ આ ભયને વધારે છે

શ્રી સિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સંમેલનમાં આ વિષયોને લગતા ઉત્પાદકો હશે મંત્રીએ એસસીઓ સભ્યોને ખાતરી આપી કે આ વિસ્તારમાં રહેતા લોકોની સુખાકારી માટે ભારત કાર્યક્રમોમાં સકારાત્મક યોગદાન આપવાનું યાલુરાખશે

પરિણામે અધિકારી કક્ષાએ કોઈ ફેરફારની જાગવાઈ નહીં રહે

કુગાવો અને નાણાંકીય ખાદ્ય નિયંત્રણમાં છે અને વિદેશી ફંડીયામણ વિદેશી મૂડીરોકાણ કરવેરાની આવકમાં વધારો થઈ રહ્યો છે તેમણે કહ્યું કે સરકાર બેન્કો અને ગૃહ નિર્માણ ક્ષેત્રમાં સક્રિય પગલાં લઈ રહી છે

સ્વામિનાથને કેન્દ્ર સરકારના પોષણ અભિયાન કાર્યક્રમની પ્રશંસા કરી છે માતાઓ અને બાળકો તથા સગર્ભા મહિલાઓમાં કુપોષણ દૂર કરવા માટેની આ યોજના અંગે તેમણે કહ્યું કે હવે અન્ન સલામતિથી આગળ વધીને પોષણ સુરક્ષા સુધી પહોંચવામાં જરૂર છે ડોક્ટર સ્વામિનાથને જણાવ્યું કે સ્વસ્થ અને સશક્ત સમાજની રચના માટે યોગ્ય પ્રોટીન અને ઉર્જાયુક્ત આહાર જરૂરી છે આ ઉપરાંત સૂક્ષ્મપોષક દ્રવ્યોના અભાવથી ઉભો થતો ભૂખમરો પીવાનું શુદ્ધ પાણી અને સંતુલીત આહાર અંગે જાગૃતિ પર તેમણે ભાર મૂક્યો હતો

આઈસલેન્ડના પ્રવાસ બાદ તેઓ બર્ન પહોંચ્યા હતા તેઓ આજે બર્ન યુનિવર્સિટીમાં વ્યાખ્યાન આપશે બાદમાં ભારતીય સમુદાય આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે આવતીકાલે તેઓ સ્વીસ સંસદને સંબોધશે બાદમાં પ્રતિનિધિમંડળ સ્તરે મંત્રણાઓ યોજશે અને સહકારના કરાર થશે સાંજે તેઓ ભારત સ્વીસ વેપાર બેઠકમાં હાજરી આપશે

હજુ સુધી કાશ્મીર ખીણ પ્રદેશના કોઇપણ ભાગમાં કોઇ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી શ્રીનગર અને ખીણને જાડતા જિલ્લાઓના રસ્તા પર ખાનગી વાહનો ચાલે છે અને લોકોની અવરજવર જાઇ શકાય છે વહિવટીતંત્ર જલ્દીથી વધુ વિસ્તારોમાં મોબાઇલ સેવા શરૂ કરવા વિયારી રહ્યું છે

દક્ષિણ પૂર્વ એશિયાના સંગઠન આસિયાન દ્વારા મુક્ત વેપાર વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે સૂચિત પ્રાદેશિક આર્થિક ભાગીદારી અંગે શ્રી ગોયલે કહ્યું કે મંત્રણાઓ યાલી રહી છે અને સરકાર દેશહિતની સમીક્ષા કરી નિર્ણય લેશે તેમણે કહ્યું કે ભારતે આ અંગે સંતુલીત વલણ અપનાવ્યું છે

આર ડી ઓ દ્વારા ટેન્ક વિરોધી ગાઈડેડ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે આંધ્રપ્રદેશના કુર્નુલ ખાતે પોર્ટેબલ ટ્રાયપોડની મદદથી પરીક્ષણ કરાયું હતું સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે આ સફળતા બદલ ડીઆરડીઓના વિજ્ઞાનીઓને અભિનંદન પાઠવ્યાં છે તેને કારણે હવે લશ્કરમાં આ પ્રકારના એમ

મિસાઈલનું અદ્યતન ઉપકરણ મળી રહેશે

ગઈકાલે સાંજે ઓએનજીસી દ્વારા ગુવાહાટીમાં આ ઘોષણા કરવામાં આવી

દેશભરમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં આ નિમિત્તે મોટી સંખ્યામાં ગણેશ વિસર્જન યાત્રા નિકળશે

આ ઉપરાંત વ્રોણ કેમેરાથી તેનું નિરિક્ષણ કરાશે

લંડનની યુનિવર્સિટી કોલેજના વિજ્ઞાનીઓએ નાસાના ફબલ ટેલીસ્કોપની માહિતીના આધારે આ મુજબ જણાવ્યું છે નેયર એસ્ટ્રોનોમી નામના મેગેઝીનમાં આ માહિતી આપી છે પ્રોફેસર ગ્લોવાના તિમેટીએ જણાવ્યું કે સૌપ્રથમવાર કોઈ ગ્રહ પર પાણી મલી આવ્યું છે

ઘણાં દિવસથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના પરીણામે નર્મદા નદી તેની જીવાદોરી સમાન અને તેની સહાયક નદીઓ જાખમી નિશાન કરતાં ઉપરથી વહી રહી છે

મુખ્યમંત્રી કમલનાથે તમામ જિલ્લા કલેક્ટરોને વરસાદને કારણે જાનમાલના નુકસાનની પ્રાથમિક આકારણીના આદેશ આપ્યાછે જેથી કોઈ વિલંબ વગર વળતર આપી શકાય